ત આરોગ્ય મંત્રાલયના આયુષ્માન ભારત આરોગ્ય કલ્યાણ કેન્દ્રો ધ્વારા સંયાલિત ઇ સંજીવની મોબાઇલ એપના માધ્યમથી ચાર લાખથી વધુ લોકોને તબીબી પરામર્શ અપાયા છે

કોવીડના કારણે ઉલી થયેલી પરિસ્થિતિમાં મહાસભાની બેઠક વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાશે

આપણી આકાંક્ષાઓ અને જરૂરીયાત મુજબનું ભવિષ્યનું રાષ્ટ્રસંઘ બહ્પક્ષીય વ્યવસ્થા પ્રત્યે પ્રતિબધ્ધતા અને અસરકારક રીતે સાથે મળીને કોવીડ સામેની લડત આ સત્ર દરમ્યાન આતંકવાદ વિરૂદ્ધ વૈશ્વિક પગલા લેવાનો અનુરોધ કરાશે ઉપરાંત સતત વિકાસ અને આબોહવા પરિવર્તનને લગતા મુદ્દાઓ પર પણ વિશેષ ભાર મૂકાશે ભારત શ્રીલંકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાનાં પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે વચ્ચે આવતીકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી શીખર બેઠક યોજાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે સમયાંતરે યોજાતી ઉચ્ચકક્ષાની બેઠકોએ વાણીજ્ય સલામતી સંસ્ક્રતિ સહિત વિવિધ ક્ષેત્રનાં સંબંધો મજબૂત બનાવવાની પ્રક્રિયાને નવું બળ આપ્યું છે

વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનીક અને ઔદ્યોગીક સંશોધન પરીષદ સીએસઆઇઆર સાથે જોડાયેલા તમામ લોકોને તેના સ્થાપના દિવસ નીમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે શ્રી નાયડુએ એક ટ્વીટ સંદેશામાં જણાવ્યું કે વૈજ્ઞાનિક સંશોધનો અને ટેકનોલોજીના માધ્યમથી દેશને આત્મનિર્ભર બનાવવા સી એસ

એ અગત્યની ભૂમિકા ભજવી છે

તેઓ કોવિડ રોગયાળા સામે લડવામાં પણ મહત્વપુર્ણ ભુમિકા નિભાવી રહયાં છે

મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જ તે ભાષાના આકાશવાણીની પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યુઝ પરથી પણ કરાશે

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પર્યાવરણ રક્ષણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબધ્ધતાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવાયો છે

કેન્દ્ર સરકારનાં નિર્ણય મુજબ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢને બસ ફાળવવામાં આવશે જ્યારે મધ્યપ્રદેશ તમિલનાડ઼ કેરળ અને પોર્ટ બ્લેરમાં ચાર્જિંગ સ્ટેશનો સ્થાપાશે

નાગરીક ઉદૃયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આંતર રાજય વિમાન મુસાફરીનું પ્રમાણ ધીરે ધીરે કોવીડ પહેલાની સ્થિતિએ પહોચવા લાગ્યું છે

ઉલ્લેખનીય છે કે કોવીડના કારણે ગત રપમી માર્ચથી આંતરરાજય વિમાન ઉડૃયનો બંધ રાખવામાં આવ્યા હતા જાપાન ભારત ભારત જાપાનના નૌકાદળોના સંયુકત અભ્યાસનો ઉત્તર અરબી સમુદ્રમાં આજથી આરંભ થયો છે દરિયાઇ ક્ષેત્રની સલામતીની બાબતને કેન્દ્રમાં રાખી બંને દેશોના નૌકાદળોના સૈનિકો આ અભ્યાસ કરી રહયાં છે કોવીડના નિયમોનું પાલન કરીને બંને દેશના જવાનો આજથી ત્રણ દિવસ સુધી સાથે મળીને અભ્યાસ કરશે

આ અભ્યાસ બંને દેશો વચ્ચેનો સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધુ મજબુત બનાવશે

એક ટવીટ સંદેશમાં મંત્રાલયે જણાવ્યું છે કે તમીલનાડુ અને ઉત્તરપ્રદેશમાં એક લાખથી વધુ લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે ઇ સંજીવની પ્લેટફોર્મના માધ્યમથી કોવીડ રોગયાળા દરમિયાન લાભાર્થીઓને જરુરી આરોગ્ય સેવાઓ અપાઇ છે

સત્તાવાર સુત્રોને ટાંકીને પ્રસાર માધ્યમોના અહેવાલમાં જણાવ્યું છે કે એન્જીન બંધ પડી જવાથી થયેલી આ દુર્ધટનામાં બે વ્યકિતઓને ગંભીર ઇજા થઇ છે યુક્રેઇનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદીમીર ઝેલેન્સ્કી એ આ દૂર્ધટનાની તપાસ કરવા તપાસ પંચની રચના કરી છે

રાષ્ટ્રીય મેડીકલ કમિશન તબીબી શિક્ષણ અને વ્યવસાયના સર્વોચ્ય નિયમનકાર તરીકે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન ગઇકાલ થી અસ્તિત્વમાં આવ્યું છે

દિલ્હીના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ઇએનટી વિભાગના ભૂતપૂર્વ વડા ડોક્ટર સુરેશચંદ્ર શર્માને ત્રણ વર્ષના સમયગાળા માટે અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે